જીલ્લાઓમાંથી પ્રતિબંધાત્મક આદેશો સંપુર્ણ પણે ઉઠાવી લેવાયા છે

આપવાની મંજૂરી આપી છે કેન્દ્રિય નાણામંત્રી નિર્મળા સીતારામણે આજે કર્ણાટકના પૂર અને વરસાદથી અસરગ્રસ્ત

જમ્મુના પાંચેય જીલ્લાઓમાં શાળા કોલેજામાં શિક્ષણ કાર્ય ફરીથી શરૂ થયું છે એવી જ રીતે દુકાનો બજારો ખુલી ગયા છે અને વાહનોની અવર જવર સામાન્ય જાવા મળી રહી છે જા કે પંચ રાજારી અને રામબાણ જીલ્લાઓમાં નિયંત્રણો યથાવત છે શ્રીનગરના નાયબ કમિશ્નર શાહીદ ચૌધરીએ જણાવ્યું છે કે રાજયમાં ખાદ્યચીજાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે

રશિયા ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સામાન્ય બની રહે તે બાબતનું હંમેશા સમર્થક રહયું છે એટલું જ નહિં પણ બંને પાડોશી દેશો તેમની વચ્ચેના મતભેદો દ્વિપક્ષીય ચર્ચા વિયારણા અને રાજનીતીના માધ્યમથી ઉકેલી લેશે તેવી ઇચ્છા રશિયાએ વ્યક્ત કરી છે

પાકિસ્તાન માને છે કે કાશ્મીરમાં વિકાસ થવાથી તે લોકોને ગેરમાર્ગે દોરી શકશે નહિં શ્રી રવિશકુમારે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતે કાશ્મીરના લોકોના હિતને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લીધો છે

આથી જ ભારતે પાકિસ્તાનને તેના નિર્ણય સમીક્ષા કરવા રજૂઆત કરી છે ભારતે કાશ્મીર અંગેના નિર્ણયની જાણ અન્ય દેશોને પણ કરી છે

સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ અગાઉ સીસીએલ રજા માત્ર મહિલા કર્મયારીઓને અપાતી હતી

આજે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં પક્ષના પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે સીડબ્લ્યુસીએ શ્રી રાહલ ગાંધીને ફરીથી વિનંતી કરી છે અમારા સંવાદદાતા જણાવે છે કે શ્રી રાહ્લ ગાંધીએ તેમના નિર્ણય અંગે પુનઃવિયાર કરવાનો ઇન્કાર કર્યા બાદ સીડબ્લ્યુસીએ શ્રી ગાંધીના અનુગામી શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે આ હેતુથી યુવાનેતાના વડપણ હેઠળ પાંચ પ્રાદેશિક ઉપસમિતિઓની રચના કરવામાં આવી છે શ્રી સુરજેવાલાએ કહ્યું કે સીડબ્લ્યુસીની બેઠક આજે સાંજે ફરીથી યોજાશે

વેકૈંંયા નાયડુએ આજે દિલ્હીની એઇમ્સ હોસ્પીટલમાં જઇને ભૂતપૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીના ખબરઅંતર પૂછ્યા હતા શ્રી જેટલીને આઇસીયુમાં રાખીને સારવાર કરવામાં આવી રહી છે મુલાકાત બાદ ઉપરાષ્ટ્રપતિએ ટ્વીટર ઉપર જણાવ્યું હતું કે તબીબોના કહેવા મુજબ શ્રી જેટલી સારવારને યોગ્ય પ્રતિભાવ આપી રહ્યા છે

શ્રી નાયડુ શ્રી જેટલીના કુટુંબીજનોને હોસ્પીટલમાં મળ્યા હતા ગઇકાલે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમીત શાહ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આરોગ્યમંત્રી હર્ષ વર્ધન અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ એઇમ્સની મુલાકાત લઇ નાણાંમંત્રી અરૂણ જેટલીના ખબરઅંતર પૂછ્યા હતા

બેલગાવીમાં અસરગ્રસ્તો સાથે વાતચીત કરતાં તેમણે કેન્દ્ર સરકાર વતી શક્ય તમામ સહાયની ખાત્રી આપી હતી આજે બેંગાલુરૂમાં પત્રકારો સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી બી

તેમણે કહ્યું કે અસરગ્રસ્તોના પુનર્વસન માટે કર્ણાટક સરકારે ત્રણ ફજાર કરોડ રૂપિયાની તત્કાળ સહાય આપવાની રજૂઆત કરી છે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત કેરળના વિસ્તારોમાં રાહત અને બયાવકાર્ય યુદ્ધના ઘોરણે હાથ ધરાયું છે કેરળના આઠ જીલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરાયું છે

પૂરના પાણી ઓસરવા લાગ્યા છે

દરમ્યાન ભૂતપૂર્વ મુખ્યમંત્રી એય ડી કુમારસ્વામીએ બેલગાવીની મુલાકાત લીધી હતી

પોલીસના જણાવ્યા મુજબ ઇંધણ લઇ જતુ ટેન્કર પલ્ટી ખાઇ જતાં ઢોળાઇ ગયેલું ઇંધણ એકકું કરવાનો પ્રયાસ કેટલાક લોકો કરતા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો

ભાજપના દિલ્હી ખાતેના વડામથકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે બંને આગેવાનોને આવકાર્યા હતા અગાઉ આ બંને આગેવાનોએ રાજયસભામાંથી રાજીનામાં આપ્યાં હતાં

આજે શ્રીનગરમાં રાજભવન ખાતે રાજ્યના મુખ્ય યૂંટણી અધિકારી રાજ્યપાલની શુભેચ્છા મુલાકાતે ગયા હતા

ભારતીય સમથ મુજબ આ મેય સાંજે સાત વાગે શરૂ થશે ઉલ્લેખનીય છે કે ગયા ગુરૂવારે ગુયાનામાં યોજાનારી પહેલી વન ડે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી